શાસ્ત્રોક્ત વિધિ બાદ પાર્થિવદેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો કાલાવડ રોડ સ્થિત મોટામવા સ્મશાન ખાતે કોરોનાની ગાઈડલાઈન મુજબ ઈલેક્ટ્રિક ભઠ્ઠીમાં અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા અને અભયભાઈનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીન થયો હતો મુખ્યમંત્રી રૂપાણી છેલ્લે સુધી હાજર રહ્યા હતા અંતિમ દર્શન માટે લોકોની લાંબી લાઈન લાગી હતી

અભયભાઈના પાર્થિવદેહના ભાજપના મંત્રીમંડળે અંતિમ દર્શન કર્યા હતા જેમાં આર

ફળદુ જયેશ રાદડિયા ભુપેન્દ્રસિંહ યુડાસમા ધનસુખ ભંડેરી સહિતના નેતાઓએ અંતિમ દર્શન કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી રાજકોટ ભાજપના આગેવાનો અને કાર્યકરો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા

આઠમી ડિસેમ્બરથી શરૂ થનારી પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય કરાયો છે

વર્તમાન પત્ર તૈયાર કરવાની અનોખી સૂઝ અને લગનથી કરેલ આ કાર્ય ને મળેલી ઝળફળતી સફળતા બદલ આકાશવાણી ભુજ સાથેની વિશેષ વાતચીતમાં આનંદ કરતા વ્યક્ત કરતા કુમારી સ્નેહાએ આ મુજબ જણાવ્યું હતું

શહેરના આરોગ્ય અધિકારી ડો

ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે

જાગૃતિ વકિલ હવામાન પવનની દિશા બદલાતાં જિલ્લામાં છેલ્લા બે દિવસથી ઠંડીની તીવ્રતામાં ઘટાડો થતાં લોકોને મોટી રાહત મળી છે

હવામાન વિભાગે આગામી એક બે દિવસ દરમિયાન તાપમાનમાં મોટો ફેરફાર થવાની સંભાવનાને નકારી હતી